વધતાં કોવિડ સંક્રમણને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએઆજે આ નિર્ણય કર્યો છે

વીરલ રાણા આરોગય સચિવ આરોગય વિભાગના અગ્ર સચિવ ડો

સાબરમતીથી પ્રસ્થાનના બારમાં દિવસે આ યાત્રા ગઈકાલે સાંજે અમોદ તાલુકાના સમણી ગામે પહોંચતા પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

દાંડીકૂચના રસતે આવતા ગામેગામમાં યાત્રિકોનું સ્વાગત દેશભક્તિનો જોરદાર માહોલ ઉભો કરે છે

વીરલ રાણા કચ્છ કોરોના કચ્છ જિલ્લાની સ્થિતિ જોઈએ તો ગઈકાલે કોરોનાના કુલ ચાર દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી

ઓ વી